રાજકીય સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ

કોવિડ દરમિયાન યોગ્ય વર્તણૂક માટે એક વિશેષ અભિયાન ગઇકાલથી શરૂ

મુખ્યમંત્રી કહ્યં હતું કે હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય નથી લેવાયો

તો રાજકીય સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે મુખ્યમંત્રીએ આ મહત્વની જાહેરત કરતાં લોકોને જરૂર હોય તો જ બહાર નીકળવાની અપીલ કરી હતી

અન્ય રાજ્યોમાંથી અમદાવાદ પરત આવતા અમદાવાદનાં નાગરિકોને આર ટી પી સી આર ટેસ્ટ માંથી મુક્તિ મળી છે અમદાવાદ મહાનગરપાલિકાએ ગઇકાલે આ અંગે નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે જે મુજબ અમદાવાદ શહેરના રહીવાસી જે કોઈ કારણસર અન્ય રાજ્યોમાં મુસાફરી કરવા ગયા હોય તેમને અમદાવાદ પાછા આવતા આર ટી પી સી આર ટેસ્ટ કરવાની જરૂર નથી પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા અન્ય તમામ લોકો માટે અમદાવાદ પ્રવેશ માટે આર ટી પી સી આર ટેસ્ટ ફરજિયાત છે અમદાવાદના રહેવાસીઓને રહેઠાણ પુરાવા તરીકે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણય આજથી અમલી બનશે

તો રાજ્યમાં રસીકરણ ઝુંબેશ પણ વેગવાન બની છે

કોવિડ દરમિયાન યોગ્ય વર્તણૂક માટે એક વિશેષ અભિયાન ગઇકાલથી શરૂ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ અને તેમનો સમાવેશ કોવિડ મેનેજમેન્ટ માટે સર્વોચ્ય બાબત બની રહેશે કેસમાં ઝડપી વૃદ્ધિના મુખ્ય કારણોમાં માસ્કના ઉપયોગ કરવા અંગે બેદરકારી અને બે ગજનું અંતર જાળવવાની સૂચનાઓનું પાલન ના કરવાની બાબત માનવામાં આવે છે કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે પ્રજા અને સરકાર હરસંભવ પ્રયાસ કરે તો રોગચાળાનો નિર્ભયપણે મુકાબલો કરી શકાશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે સુરતમાં કોરોનાને પગલે ઊભી થયેલી પરિસ્થિતી માટે તંત્ર સાથે સમિક્ષા બેઠક યોજયા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે આમ જણાવ્યુ હતું કોરોનાના કેસ વધી રહ્યા હોવા પાછળ માસ્ક નહીં પહેરવાની બેદરકારી મોટા પાયે જવાબદાર હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે હોમ કવોરન્ટાઇન દર્દીને રોજ તબીબી સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે